સરકારે કેરળમાં કોરોના વાયરસના ત્રણ કેસ નોંધાતા કેરળ સરકારને શક્ય તમામ સહાયની પણ ખાતરી આપી છે કેન્દ્રીય આરોગ્યમંત્રી ડૉ ફર્ષવર્ધને જણાવ્યુ છે કે સરકાર સમગ્ર પરિસ્થિતી ઉપર ચાંપતી નજર રાખી રહી છે તેમણે કહ્યું કે સાવચેતીના પગલારૂપે થાઇલેન્ડ અને સિંગાપુરથી આવેલા મુસાફરોની તબીબી તપાસ કરવામાં આવી રહી છે એઇમ્સ કોરોના તબીબી નિષ્ણાંતોએ જણાવ્યું છે કે નિયમિત રીતે હાથ ધોવા તેમજ ખાંસી આવે તો રૂમાલ અથવા ટીસ્યુ પેપરના ઉપયોગ જેવા ઘણા સાવચેતીના પગલા લેવાથી કોરોના વાયરસને ફેલાતો અટકાવી શકાય છે દિલ્હી ખાતેની એઇમ્સ સંસ્થાના પ્રોફેસર રણદિપ ગુલેરીયાએ આકાશવાણી સમાચાર સાથેની વાતચીતમાં જણાવ્યું હતુ કે લોકોએ ખાસ કરીને ચીનથી પાછા ફરેલા લોકોએ આ બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે શ્રી બુલેરીયાએ કહ્યું કે વરિષ્ટ નાગરિકો બાળકો અને હ્રદય અને ફેફસાંની બિમારીથી પીડાતા લોકોએ શરદી અને ખાંસીની તકલીફવાળા દર્દીઓથી અંતર રાખવું જોઇએ કા રણ કે કોરોનાથી અસરગ્રસ્ત વ્યક્તિ જ્યારે ખાંસી ખાય છે ત્યારે બહાર ફેંકાયેલા છીંટાની સાથે વાયરસ પણ બહાર ફેંકાય છે અને આવી વ્યક્તિની નજીક ઉભી રહેલ વ્યક્તિમાં શ્વાસ દ્વારા આ વાયરસ તેના શરીરમાં પ્રવેશી શકે છે આથી જ દરેક વ્યક્તિએ સાવચેતી રાખવી જોઈએ

ખેડા જિલ્લાના સલુણ ગામે આવેલી હાઇસ્કૂલ ખાતે મંત્રી શ્રી ભુપેન્દ્રસિંહજી યુડાસમાના અધ્યક્ષ સ્થાને ગુજરાત સુપોષણ અભિયાન અંતર્ગત કાર્યક્રમ યોજાયો હતો દીપ પ્રાગટય બાદ શ્રીયુડાસમાએ જણાવ્યું કે ક્રપોષણ સમાજ માટે શરમ રૂપ છે ત્યારે બાળકો કુપોષીત ના અવતરે તે માટે બહેન દીકરી સગર્ભા બને ત્યારથી જ સુપોષિત બાળકને જન્મ આપે તેની દરકારની જવાબદારી સરકારની છે સાથે સાથે આગામી બે વર્ષના લાંબા ગાળાના સુપોષણ અભિયાન અંતર્ગત સમાજના પ્રતિષ્ઠિત અને ગુજરાત બહાર તથા ભારત બહાર વસતા ખેડા જિલ્લાના જાગૃત વ્યક્તિઓ આ અભિયાન માં પોતાનો ફાળો આપે તે માટે આહવાન કર્યું હતું

અમારા અરવલ્લી જીલ્લાના પ્રતિનિધિ જણાવે છે કે અરવલ્લી જિલ્લાના છ તાલુકાઓમાં ટેકાના ભાવે મગફળીની ખરીદી કરવામાં આવી હતી ચાલુ વર્ષે અરવલ્લી જિલ્લામાં ચૌદ હજાર પાંચસો જેટલા ખેડૂતોનું રજિસ્ટ્રેશન થયું હતું અરવલ્લી જિલ્લામાં અંદાજે પંચાવન હજાર જેટલા હેક્ટરમાં મગફળીનું વાવેતર થતાં મોટી સંખ્યામાં ખેડૂતોએ ટેકાના ભાવે મગફળી વેચાણ માટે નોંધણી કરાવી હતી

ઢોલરીયાએ સાક્ષી જૂબાની કેન્દ્રનો પ્રારંભ કરાવ્યો છે આ પ્રસંગે ન્યાયમૂર્તિ શ્રી ઢોલરીયાઓ જણાવ્યું હતું કે સાક્ષી કોઇપણ જાતના દબાણ ભય પ્રલોભન વિના જૂબાની આપે તે આ કેન્દ્રનો હેતુ છે કેન્દ્રમાં સંવેદનશીલ બાળસાક્ષીને પરંપરાગત કોર્ટ જેવો અનુભવ ન થાય તે માટે બાળસાક્ષી પ્રતિક્ષાખંડ સાથ ખાણીપીણીની જગ્યા શૌચાલયની સગવડ રમકડાં ટી વી સહિતની સુવિધાઓ ઉપલબ્ધ કરાવાશે

કેન્સર ટ્રી ડાંગના ખેડુતે કેન્સરના નિદાન માટે રાજ્યમાં પ્રથમ કેન્સર દ્રી ખેતીની શરૂઆત કરી છે

છેલ્લા એક વર્ષથી ગ્રીન ગો સંસ્થાના સહારે યુવા ખેડૂત સચિનભાઈએ કેન્સર દ્રીની ખેતીની શરૂઆત કરી હતી ભારતમાં સૌ પ્રથમ કેરળ રાજ્યમાં કેન્સર ટ્રીની શરૂઆત કરવામાં આવી હતી કેન્સર દ્રીના પાંદડાં થી લઈ ફળ ખૂબ જ ઉપયોગી છે જે કેન્સરના સેલ પર સીધી અસર કરે છે કેન્સર ટ્રીના લીલા પાંદડાઓનો ઉકાળો લઈ શકાય છે જ્યારે સૂકા પાંદડાઓમાંથી પાવડર અને કેપ્સુલ બનાવવા આવે છે કેન્સર દ્રીના ફળનું જ્યુસ બનાવવામાં આવે છે બોલેરો કેમ્પર સ્વચ્છતા સર્વેક્ષણ ફીડબેકમાં સૌથી વધુ લોકોને જોડીને ઉત્તર ગુજરાતમાં પ્રથમ અને રાજ્યમાં ચોથા ક્રમે મહેસાણા રહ્યું છે

જે રાત્રિ દરમિયાન શહેરના રસ્તાઓ સ્વચ્છ કરી આપશે આ નગરપાલિકાના કાર્યને લીધે શહેર સ્વચ્છતામાં ખૂબ આગળ રહેશે ડોગ શો જામનગર ખાતે સૌરાષ્ટ્ર અને કચ્છ નો સૌપ્રથમ વખત આંતરરાષ્ટ્રીય કક્ષાનો ડોગ ચેમ્પિયન શિપ અને ડોગ શો યોજાયો હતો